બી

સબસીડી વગરના રસોઇ માટે વપરાતા ગેસ એલ પી જી

ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને સંડોવતા આ કેસમાં અદાલતે સી બી

ના અધિકારીને રૂબરૂ બોલાવ્યા છે અને તપાસની વિગતો માંગી છે

બી

વતિ હાજર રહેલા સોલીસીટર જનરલ તુષાર મહેતાએ આવતીકાલ સવાર સુધી કેસ મોકુફ રાખવા કરેલી રજુઆત અદાલતે નકારી કાઢી હતી મુખ્ય ન્યાયાધીશ રજન ગોગાઇએ જણાવ્યું કે સી બી

ટેલીફોનથી પણ માહિતી મેળવીને પૂરી પાડી શકે છે

આ અંગે જાહેરનામું ગઈકાલે બહાર પાડવામાં આવ્યું સંસદે મંગળવારે બિલ પસાર કર્યું હતું

પરિણીત મુસ્લિમ મહિલાને તલાક કહેવામાં આવે ત્યારે મેજીસ્ટ્રેટની પરવાનગીથી તે ગુનો ગણાય છે

સંસદે મંગળવારે આ ખરડી પસાર કર્યો હતો આ અંગે ગઈકાલે જાહેરનામું બહાર પડ્યું હતું

તેનો ઉદ્દેશ કોર્પોરિટ સામાજીક જવાબદારી સીએસઆરનું પાલન રાષ્ટ્રીય કંપની કાયદા દ્રીબ્યુનલ માટે કેટલીક જવાબદારીઓમાં ફેરફાર કરવા અને અમુક ગુનાઓને નાગરીક ગુના તરીકે ગણવાનો છે

વિદેશમંત્રી આસિયાન મેકાંગ ગંગા સહકાર અને પૂર્વ એશિયા સંમેલનમાં પ્રાદેશિક ફોરમના મુખ્યમંત્રી સારની બેઠકમાં ભાગ લેવા માટે થાઇલેન્ડની મુલાકાતે છે એક ટ્વીટર પરના સંદેશામાં વિદેશમંત્રીએ કહ્યું કે બેઠક દરમિયાન આસિયાનના અધ્યક્ષ અને ભારતના સમકક્ષ થાઇલેન્ડના વિદેશમંત્રી ડોમ પ્રમુદભાઇ સાથે સમુદ્રને લગતા વ્યવહારોમાં ભાગીદારીના મુદ્દે વિસ્તાર પૂર્વક ચર્ચા થઇ

જયશંકરે કહ્યું કે તેમની ન્યુઝીલેન્ડના વિદેશમંત્રી સાથે વાતચીત સકારાત્મક રઠી

વિદેશ મંત્રાલયે એક અહેવાલમાં જણાવ્યું કે ડા જયશંકર અને થાઇલેન્ડમાં તેમના સહયોગી આસિયાન ભારત મંત્રી સ્તરની બેઠકની સહ્ અધ્યક્ષતા કરશે બેઠકમાં મહત્વપૂર્ણ પ્રદેશને લગતા અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ તથા આસિયાન ભારત વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવાની રીત ઉપર ચર્ચા થશે

જયશંકર આજે બપોર બાદ વિચેતનામના વિદેશમંત્રી સાથે એમ સી જી

વિદેશમંત્રી આવતીકાલે પૂર્વ એશિયા સંમેલનના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે

ભારતે અભિયાનને સફળતાપૂર્વક અમલમાં મૂક્યું છે જે બાબત વિશ્વના અન્ય દેશો માટે ઉદાહરણરૂપ છે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ આકાશવાણી પરથી પ્રસારીત થતા મન કી બાતના કાર્યક્રમમાં ઘણી વખત સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું છે તેમણે જણાવ્યું છે કે દેશના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં જનભાગીદારીના કારણે સ્વચ્છ ભારત અભિયાનને સફળતા મળી રહી છે

ભારતે પાકિસ્તાનના ઉચ્ચાયુક્તને આ અંગેનો પત્ર પાઠવ્યો છે અને તેમાં પાકિસ્તાન સરકાર દ્વારા તપાસ થાય તેવી માંગણી પણ કરી છે આ હત્યાને તેમણે માનવતા વિરોધી ગણાવી લશ્કરની ગેરવર્તણૂક ગણાવી છે ઉલ્લેખનિય છે કે જમ્મુ કાશ્મીરના પૂંચ ક્ષેત્રમાં પાકિસ્તાનના ગોળીબારથી એક નાના બાળકનું મોત થયું જ્યારે બે જણાને ગંભીર ઈજાઓ થઈ છે

પી જી

આંતરરાષ્ટ્રીય મુલ્યમાં ઘટાડો થવાને કારણે આ ભાવ ઘટાડો કરાયો છે

આ ખરડો ફરી સુધારા માટે લોકસભાને મોકલવામાં આવશે તેમાં માર્ગ સલામતિ અંગેની મહત્વની જાગવાઈઓ હિં

સત્તાવાર સુત્રોના જણાવ્યા મુજબ ડા અબદુલ્લા આ કેન્દ્રીય એજન્સી ના યંદીગઢ કાર્યાલયમાં હાજર રહ્યા અને ગેરકાયદે નાણાંકીય હેરફેર અંગેના કાયદા મુજબ તેમનું નિવેદન નોંધવામાં આવ્યું

જમ્મુ કાશ્મીર વડી અદાલતના આદેશ પછી સીબીઆઇએ રાજ્યના પોલિસ પાસેથી આ કેસ હાથમાં લીધો હતો

આર નોંધવામાં આવી હતી સીબીઆઇએ તે સમયે જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોશીયેશનના અધ્યક્ષ ડા

ચિદમ્બરમના પુત્ર કારતીને દિલ્ફીનું જારબાગ મકાન ખાલી કરવા જણાવ્યું છે આઈએનએક્સ મીડિયા ભ્રષ્ટાયાર કેસમાં આ મકાન જપ્ત કરાયું છે ગઈકાલે આ અંગેની નોટીસ આપવામાં આવી હતી ગઈ દસમી ઓક્ટોબરે ઈડી દ્વારા સંપત્તિ જપ્ત કરવાની જાહેરાત કરવામાં આવી હતી

વિધાનસભામાં શ્રી મહંતે કહ્યું કે મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે આ અંગે રજુઆત કરી છે અને આપત્તિ રાહત ભંડોળમાંથી તેને સહાય મળે તે માટે જણાવ્યું છે તેમણે કહ્યું કે પૂરના કારણોસર જમીન ધોવાણ થાય છે તે વાત સ્વીકારવામાં આવી છે મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીને પૂરરાહત માર્ગ પુનનિર્માણ માટે કેન્દ્રીય મદદ માટે રજુઆત કરી છે તે દ્વારા માર્ગવ્યવહારમાં સુધારાઓ કરી શકાશે

મુંબઈમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન તેમણે આ મુજબ જણાવ્યું હતું